પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાહેબગંજ જિલ્લાના ભોગનાડીહમાં ચૂંટણી રેલીને સંબોધશે ઝારખંડ મુક્તિ મોરચા ઝારખંડ વિકાસ મોરચા અને ઓલ ઝારખંડ સ્ટુડેન્ટ યુનિયનના નેતા પણ પોતાના ઉમેદવારોના પક્ષમાં જનસભાઓ કરી રહ્યાં છે

એસ ટી ના વળતરના વચનથી પીછેહટ નફીં કરે ભારત આર્થિક સંમેલનને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા શ્રીમતી સીતારમણે કહ્યું કે વસુલાત ઓછી થતા નાણાં પરત આપવામાં મોડું થયું છે અને રાજ્યોને આ અંગે ચિંતા કરવાની જરૂરિયાત નથી તેમણે કહ્યું કે કુદરતી આપત્તિઓના કારણે જી એસ ટી રીટર્ન સમયસર ફાઇવ ન થવાથી અને મંદીને કારણે વપરાશમાં ઘટાડો થવાને કારણે જી

ની વસુલાતમાં ઘટાડો થયો છે

વસુલાતમાં સુધારા માટે મોટા પ્રયાસો કરવા પડશે

ના દરોમાં ઘટાડો કરવા માટે વિચાર કરી રહી છે તે વાતને નકારી કાઢી હતી

કિશનરેક્રીએ કહ્યું કે દેશભરમાં નાગરીકતા સુધારા વિધયક સામે ફાટી નીકળેલી હિંસાનું કારણ વિપક્ષી દળોના કેટલાક ગેરજવાબદાર સભ્યો દ્વારા ફેલાવાયેલી ખોટી વાતો છે તેમણે કહ્યું કે દિલ્હીમાં કથિત હિંસા માટે ઉશ્કેરણી કરી રહેલા રાજકીય દળોએ આમ કરવાનું બંધ કરવું જોઇએ તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે શ્રી રેડ્ડીએ કહ્યું કે નાગરીકતા સુધારા વિઘેયક ધાર્મિક સતામણીનો ભોગ બની રહેલા લોકો માટે છે કોઇપણ ભારતીય ધર્મ વિસ્તાર કે જાતિ વિરૂદ્ધ નથી તેમણે ઉમેર્યું કે જાહેર કે ખાનગી મિલકતોને નુકશાન પહોંચાડવું યોગ્ય નથી

સર્વોચ્ય અદાલત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામીયા મિલીયા ઇસ્લામિયા યુનિવર્સિટીઓમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર કથિત રીતે કરાયેલા દમન અંગે અદાલતમાં કરાયેલી અરજીઓની સુનાવણી હાથ ધરવાની છે

વહિવટીતંત્રે ડિબ્રુગઢમાં પણ દિવસ દરમ્યાન કરફયુ હટાવી દીધો છે રાજયમાં આજથી બ્રીડબેન્ડ ઇન્ટરનેટ સંપર્ક પણ ચાલુ થઇ ગયા છે આની પહેલા રાજ્યના નાણામંત્રી બિસ્વ સરમાને ગુવાહાટીમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં નાગરિકતા સુધારા કાયદાના વિરૂદ્વમાં વિરોધ પ્રદર્શનો બાદ હવે સ્થિતિ સામાન્ય થઇ રહી છે તેમણે કહ્યું કે તાજેતરમાં થયેલી ફિંસાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવશે

તેમણે કહ્યું કે એક વર્ગ એવી અફવાઓ ફેલાવી રહ્યો છે કે આ કાયદા દ્વારા રાજ્યમાં કરોડો લોકો વસવાટ કરશે શ્રી સરમાએ કહ્યું કે ગુવાહાટીમાં ભારત જાપાન શિખર સંમેલન આયોજિત થશે જેની તારીખ હવે નક્કી થશે

કામ કરી રહ્યાં છે તેમણે કહ્યું કે આગામી બે ત્રણ દિવસોમાં તમામ એ ટી એમ સામાન્ય રીતે કામ કરતા થઇ જશે

પર્વતીય જિલ્લા શિલાંગમાં આજે વહીવટીતંત્રે કરફ્યુમાં મુક્તિ આપી છે લુમડિંગીરી અને સદર પોલીસ મથકમાં સવારે છ વાગ્યાથી રાતના સાત વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે

આકાશવાણી સાથેની વાતચીતમાં પ્રવસાન ડિરેકટર દેબાક્રમાર મિશ્રાએ કહ્યું કે પ્રવાસન વિભાગ તથા અન્ય હિસ્સેદારો દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે તમામ પ્રયાસો કરાયા હતા તેમણે કહ્યું કે રાજ્યમાં હવે પરિસ્થિતિ સામાન્ય છે અને તમામ પર્યટકો રાજ્યની મુલાકાત માટે આવકાર્ય છે

પાકિસ્તાની દળોએ ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાયા હતા સંરક્ષણ પ્રવકતાના જણાવ્યા મુજબ આ ઘટનામાં એક લશ્કરી જવાન શહીદ થયા છે ભારતીય દળો દ્વારા પણ વળતો જવાબ અપાયો હતો

વિદ્યાર્થીઓને સોશ્યલ મિડીયાનો સભાનતાપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે અને શાંતિ અને સંવાદિત ભંગ થાય તેની કોઇપણ પ્રવૃત્તિથી દૂર રહેવા જણાવાયું છે સંપર્ક અધિકારીઓ વિદ્યાર્થી સુધી પહોંચવા સ્થાનિક કોલેજ તથા રાજ્ય સરકારના વહિવટીતંત્રના સતત સંપર્કમાં રહેશે વિદ્યાર્થીઓને અફવા પર ધ્યાન નહીં આપવા અને સહાયતા માટે સંપર્ક અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું છે

ભારતીય ઇતિહાસના ખ્યાતનામ ગાયક મિંયા તાનસેનની યાદમાં દર વર્ષે આ પાંચ દિવસીય મહોત્સવ ઉજવાય છે પંડિત વિદ્યાધર વ્યાસને આ વર્ષનો તાનસેન સન્માન પુરસ્કારથી સન્માનિત કરાશે આ અવસરે વિશ્વભરના સંગીતકારોને પોતાની કલા પ્રદર્શન માટેનો મંચ મળશે

જેમાં અનેક ખ્યાતનામો કલાકારો ભાગ લેશે

ન્યાયમૂર્તિ એસ

બહ્જન સમાજ પાર્ટીના ઉમેદવાર કાઝિમ અલીખાને અરજી દાખલ કરી હતી

ભારત અને થાઇલેન્ડ બંનેનો સ્વીડન સામે પરાજય થયો હતો